આજે પહેલા દિવસે ભુજ આકાશવાણીમાં કાર્યરત સમાચાર વિભાગ માટે પસંદ થયેલી સમાચાર સંપાદક પેનલના પરિચય તાલીમ વર્ગનું ઉદઘાટન કયું હતું પોતાના સંબીધનમાં ઇરાબેન જોશીએ આકાશવાણીના સમાચારમાં વિશ્વસનીયતાને મહત્વનો માપદંડ ગણાવી કરછમાં રેડિયો સમાચારે પોતાની મહત્વતા જાળવી રાખી છે તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી પીઢ પત્રકાર કીર્તિ ભાઇ ખત્રી એ કચ્છી ભાષાના વિકાસ માં રેડિયોએ મહત્વની ભુમિકા ભજવી હોવાનું જણાવ્યું હતું મીડિયા ક્ષેત્રમાંથી વ્યવસાયિક પત્રકારની સેવા બુલેટિન માટે લેવાની શરૂઆત ભુજ કેન્દ્રમાં પહેલી વખત થઈ છે

આરંભમાં સમાચાર વિભાગના નાયબ નિયામક જગદીશ પાટડીયા એ કેઝયુઅલ પેનલ રચનાની વિગતવાર માહિતી આપી હતી આકાશવાણી પરિવારમાં તમામને આવકાર આપ્યો હતો કાર્યવાહક કેન્દ્ર નિયામક જયેશ રાવલે રેડિયો અને કચ્છ એકબીજાના પુરક હોવાનું જણા વી આ પેનલ થકી સમાચાર વિભાગ વધુ સબળ બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો નિવૃત્ત કેન્દ્ર નિયામક ડો ઉમર સમાએ આ અવસરને ઐતિહાસિક ગણાવી તમામનો આભાર માન્યો હતો

કેટલાંક પાકિસ્તાનીઓ બોટમાં ડ્રગ્સ લઈને ભારતમાં ડિલિવરી કરવાની તાકમાં હોવાની બાતમી મળતાં આ કામગીરી કરવામાં આવી હતી

જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયાએ જણાવ્યું કે આજે સવારે મધદરીયેથી આ બોટને ઝડપી પાડવામાં સફળતા મળી છે

આ ડ્રગ્સ કથા પ્રકારનું છે તે જાણવા નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે ઝડપાયેલા ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટના રેટ મ્રજબ કરોડો રૂપિયામાં પર્હોંચે તેવો અંદાજ છે પાકિસ્તાનીઓ ડ્રગ્સના પેકેટ દરીયામાં ફેંકી ના દે કે બોટને સળગાવી પોતે પણ સમુદ્રમાં કૂદી ના પડે તેનો ખાસ ખ્યાલ રાખી પોલીસે ભારે ગુપ્તતા સાથે આ ઓપરેશન હાથ ધર્યું હતું

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધોરડી ખાતેનાં આંતરરાષ્ટ્રીય મહોત્સવની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભુજ પ્રાંત મનીષ ગુરવાણીના અધ્યક્ષપદે ચોથી જાન્યુઆરીએ કામગીરીનાં આયોજનની સમીક્ષા બેઠક પણ યોજાઇ હતી

છેલ્લા સપ્તાહમાં જીલ્લા નાથક ભુજ સતત ત્રણ દિવસ રાજ્યનું સહિત મથક રહ્યું હતું

ડીગ્રી સેલ્સિયસ નીચું તાપમાન નોંધાયું હતું

જોકે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી